તેમણે કહ્યુ કે સાચી માહિતીને જણાવવા અને આર ટી આઈની સંખ્યા ઘટાડવા એન ડી એ સરકાર વધુને વધુ સરકારી વિભાગોને જાતે જ માહિતી પુરી પાડવા પ્રોત્સાહન આપી રહી છે ટ્વીટર પર શ્રી જાવડેકરે સ્પષ્ટતા કરી હતી કે સરકારની છબી ખરડવા માટે કેટલાક તત્વો જાણી જોઈને આવો પ્રયાસ કરી રહ્યા છે તેમણે કહ્યુ કે આર ટી આઈ ધારામાં સુધારો કરતી વખતે માહિતી પંચની સ્વાયત્તતા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરાશે નહી વિરલ રાણા રાષ્ટ્રીય પ્રસારણ દિવસ આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ છે

શરૂઆતથી વિશ્વમાં મોટા રેડિયો નેટવર્ક પૈકી એક એવા આકાશવાણીએ લોકોને માહિતી અને મનોરંજના કાર્યક્રમોનું પ્રસારણ કર્યુ છે

જીલ્લાની તાલુકા પંચાયતની પાંચ બેઠકની રવિવારે યોજાયેલી પેટા ચુંટણીનું પરિણામ આજે જાહેર થયુ છે જે મુજબ નખત્રાણા તાલુકા પંચાયતની મોટી વિરાણીમાં ભાજપના ગોરધન માવજી પટેલ અને નખત્રાણા ર બેઠકમાં ભાજપના મંજુલાબેન દિનેશ નાકરણીનો વિજય થયો છે ઉપરાંત ભુજ તાલુકાની ઝુરા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર વિશાલ વેલજી થારૂનો વિજય થયો છે જયારે અંજાર તાલુકાની ટપ્પર બેઠક ઉપર કોંગ્રેસના શામજી ભુરાભાઈ આહિરનો વિજય થયો છે ગાંધીધામ તાલુકાના અંતરઝાળગામે ભાજપના ઉમેદવાર રમીલાબેન ધર્મેન્દ્ર વિજયી થયા છે વિરલ રાણા વોલ્વો બસ સેવા ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફર આમ જનતાની સુવિધા અર્થે માંડવી થી દીવ જવા વોલ્વો સ્લીપર બસ શરૂ કરવામાં આવી છે

ટી

આ પ્રસંગે નાગરિકોને પણ રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે

હેઠળ ફાલમાં સરકાર દ્વારા ચાલી રહેલ જલ શક્તિ અભિયાન અંતર્ગત જળસંચય અને વૃક્ષારોપણની પ્રવૃતિને વેગ મળે તે હેતુથી કોલેજમાં કેમ્પસ ડેની ઉજવણી કરવામાં આવી હતી ગવર્નમેન્ટ એન્જીનરીંગ કોલેજ ભુજના વિદ્યાર્થીઓએ કેમ્પસ ડેની ઉજવણી માટે કોલેજ કેમ્પસમાં જીવનભરની યાદગીરીના ભાગરૂપે વૃક્ષારોપણનું આયોજન કરીને સરકાર દ્વારા જળસંચયના થઇ રહેલા પ્રયાસોને વધુ બળવત્તર કરવાનો પ્રયાસ કર્યો હતો

કચ્છને ધાસયારા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવાની પહેલમાં સ્વૈચ્છિક સંસ્થાઓઉધોગો અને સરપંચો સહભાગી થશે